અને ઉર્જાક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે ગઈકાલે પ્રધાનમંત્રીએ ઈન્ડીયા એનર્જી ફોરમના ઉદઘાટન વેળાએ આ મુજબ જણાવ્યુ હતું ભારત દેશ વિશ્વમાં ત્રીજા સૌથી મોટા ઉર્જા વપરાશકાર તરીકે ઉભરી આવ્યો છે વિરલ રાણા પેટા ચું ટણી રાજ્યમાં આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી આઠ વિધાનસભાની બેઠકોની યું ટણી ગરમાવો જોવા મળી રહ્યો છે આઠ વિધાનસભાની વિવિધ રાજકીય પક્ષો દ્રારા જાહેર સભાઓરેલીઓ અને જીલ્લા વહીવટીતંત્ર દ્રારા સધન મતદાન માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે દરમ્યાન અબડાસા બેઠકની પેટાયું ટણી માટે રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગઈકાલે અપક્ષ ઉમેદવાર હનીફ પઢીયારના સમર્થનમાં બે દિવસ માટે કચ્છ પ્રચાર માટે આવ્યા હતા

યુ ટ્યુબ પર પ્રાયોગિક ધોરણે આ અંગે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો

ગઈકાલે ભુજમાં સાત અંજાર અને અને ગાંધીધામમાં ર અબડાસા માંડવી અને નખત્રાણામાં એક એક પોઝીટીવ કેસ નોંધાયા છે

ત્રણસો જેટલા તાલીમાર્થી મહિલા અને પુરૂષ જવાનો સાથે અધિકારીઓ જોડાયા હતા